વૈશ્વિક સમસ્યાઓના સમાધાનમાં આપણો ટેક ઉદ્યોગ મોખરે છે પરંતુ ભારત વધુ કરવા માગે છે અમારા તમામ પ્રયાસોનો ઉદ્દેશ ભારતને વૈજ્ઞાનિક શિક્ષણ માટે સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવાનો છે સાથે સાથે અમે ઇચ્છીએ છીએ કે આપણો વૈજ્ઞાનિક સમુદાય વૈશ્વિક પ્રતિભા સાથે વધુ વિકસે જ્યાં સુધી લોકોને લાભ ન મળે ત્યાં સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી અધૂરી છે તેમણે કહ્યું હતું કે જે રીતે આપણે અંતરિક્ષ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે તેવી જ રીતે આપણે દરિયાઈ ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરવી પડશે

સમગ્ર દેશમાં તેમની જ્યંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વેંકૈયા નાયડુએ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમની જન્મ જ્યંતિએ ભાવભીની અંજલી આપી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શ્રી નિવાસ રામાનુજને અંજલી આપી હતી તેમણે સૌને રાષ્ટ્રીય ગણિત દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

તેમણે કહ્યું કે તેમની સરકાર ધર્મ અને જાતીના કોઈપણ ભેદભાવ વગર બધાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રની એનડીએ સરકાર છોકરીઓના ખાસ કરીને મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે ઘણી કામગીરી કરી રહી છે અને આ હેતુથી ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું

દેવજ્યોતિ શર્માના અભિપ્રાથ અને માહિતીનો સમાવેશ કરાયો હતો આ પ્રકાશન પૂર્વે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના નેશનલ ડ્રગ્સ ડિપેન્ડન્સ સેન્ટર એઇમ્સ નવી દિલ્ફીની પસંદગી કરી છે જેમાં ભુજના મનોચિકિત્સક ને મુખ્ય માહિતી આપનારની ભૂમિકા ભજવવા આમંત્રણ અપાયું હતું આ અન્વયે ઓનલાઇન મોજણીમાં સામેલ થઇ તેમણે વ્યસનીના વર્તન અને વ્યસની પદાર્થોના દુરુપયોગથી થતી વિકૃતિઓના નિદાનના વિશે અભિપ્રાય આપ્યો હતો

સંભવત દેશમાં સફેદ કુંજ પક્ષીની બીજી વખત કચ્છમાં નોંધણી થઈ હોવાનું જણાવ્યું હતું સફેદ કુંજનો ભારતમાં બીજો રેકોર્ડ હોવાથી પક્ષીવિદોમાં આનંદની લાગણી પ્રસરી છે

જિલ્લા શિક્ષણાધિકારી ડો

જો કે સરકારી પછી ગ્રાન્ટેડમાં પણ ખાલી જગ્યા પૂરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું શ્રી પ્રજાપતિએ ઉમેરતાં જણાવ્યું હતું નેહ્લ ઠક્કર હવા માન કચ્છના વાતાવરણમાં ગઈકાલથી એક એક પરિવર્તન આવ્યું છે આંશિક વાદળો છવાતા ઠંડીમાં ઘટાડો થયો છે અને પવનની ઝડપ ઘટતા લોકો ને ઠારથી રાહૃત મળી છે

કચ્છ જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ દુર થતા જ ફરીથી ઠંડીનો ચમકારો તીવ્ર બનશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે